દિલ્ફીમાં તાજેતરમાં યોજાયેલ ફુન્નર ફાટનું ઉદાહરણ ટાંકીને પ્રધાનમંત્રીએ કહ્યું કે ફુન્નર ફાટમાં દેશની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિઓ પરંપરાઓ વાનગીઓ અને લોકલાગણીઓનો પરિચય મળ્યો હતો એવી જ રીતે અફીંના કલા કસબીઓનો કલા પ્રત્યેનો પ્રેમ અને તેમનું કૌશલ્ય પણ પ્રેરણાદાયક હતું

શ્રી ટ્રમ્પ અને પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદી આવતીકાલે એરપોર્ટથી મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ સુધી રોડ શો યોજવાના છે ત્યારે આજે તેમના માર્ગ પર સુરક્ષા જવાનો દ્વારા કવાયત ફાથ ધરવામાં આવી ફતી આવતીકાલે રોડ શોના માર્ગ પર ગુજરાતનાં વિવિધ લોક કલાકારો તેમની કલા રજૂ કરશે ગુજરાતના જાણીતા લોક સંગીત ગાયક કીર્તિદાન ગઢવી અને કચ્છનાં જાણીતા લોકગાયિકા ગીતા રબારી બંને મફાનુભાવોને ગીતો સંભળાવશે

તો કિર્તીદાનગઢવી તેમનું જાણીતું ગીત લાડકી પ્રસ્તુત કરશે આ કાર્યક્રમમાં એ

રહેમાન ઉપરાંત સોનુ નિગમ કૈલાસ ખેર શાન અને ગુજરાતના ગાયક પાર્થિવ ગોફિલ પણ પોતાની ગાયકી પ્રસ્ત્રત કરશે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આવતકાલથી શરૂ થતી ભારત મુલાકાતમાં આર્થિક અને ઊર્જા ક્ષેત્રોમાં મફત્વના મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાશે તેવી સંભાવના છે માલ સામાન સેવા ક્ષેત્રને સંયુક્ત રીતે ધ્યાનમાં લેતા અમેરિકા ભારતનો વેપાર ક્ષેત્રને મોટો ભાગીદાર દેશ છે

તેઓ સાડા પાંચ દાયકાથી તસવીર કળા સાથે સંકળાયેલા છે

વહીવટીતંત્ર દવારા એ માટેની મંજૂરી મળી ગઇ હોવાનું જાણવા મળે છે અને ટૂંક સમયમાં તેની કામગીરી શરૂ થશે

આ પ્રસંગે વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર છાત્રોને સન્માનિત કરાયા હતા સમાજસેવા ક્ષેત્રે પ્રદાન બદલ પણ લોકોના સન્માન કરાયા હતા